જેમાં જળ સંસાધન યુવા બાબતો સંસ્કૃતિ શિક્ષણ અને દરિયાકાંઠાની દેખરેખનો સમાવેશ થાય છે ગઇકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના તેમના સમકક્ષ શેખ હસીનાએ દ્વિપક્ષી મંત્રણા બાદ સાત સમજૂતી કરારના આદાન પ્રદાન કર્યા હતા તેમણે દ્વિપક્ષી સંબંધોના તમામ મુદ્દે ચર્ચા વિયારણા કરી હતી બંને નેતાઓએ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ત્રણ પરિયોજનાઓનું ઉદ્દઘાટન કર્યું હતું જેમાં એક બાંગ્લાદેશથી એલપીજી રાધણગેસની આયાત અંગેની પરિયોજનાઓનો પણ સમાવેશ થાય છે

જે દરિયાઇ પર માર્ગો વધતા જતા આતંકવાદને નાથવા ઉપયોગી થશે બન્ને દેશો વચ્ચે થયેલી અન્ય સમજૂતી અંતર્ગત ચિત્તગોંગ અન મોંગલા બંદરોના ઉપયોગ અંગેના એમ

નો પણ સમાવેશ થાય છે

બંને રાજ્યોમાં આવતીકાલ સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે

એક સમાયાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં જાવડેકરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો મળીને સરળતાથી બફમતી પ્રાપ્ત કરશે

હેઠળ માર્ગઅકસ્માત અ ટ્રાફિકને લગતા ગુનાઓ સામે કાર્યવાહી થઇ શકે છે સર્વેચ્ય અદાલતે માર્ગ અકસ્માતના ગુનેગારી માટે ફક્ત મોટર વાહન અધિનિયમ અંતર્ગત ગુનેગારો સામે કાર્યવાહી કરવા ગુવહાટી હાઇકોર્ટના દેશને બાકાત રાખ્યો છે

પી સી હેઠળ મોટર વાહન અકસ્માતમાં ગુનેગારોને સજા વધુ સખત છે ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રા અએ ન્યયાધીશ સંજીવ ખન્નાની બનેલી ખંડપીઠે જણાવ્યું છે કેગુનેગારોને સજા નિયમ પ્રમાણે થવી જોઇએ અને નિયમોનો ભંગ કરનાર પર તેની અસર થવી જોઇએ

પોલીસ દ્વારા આ કેસમાં કરાયેલી આ ચોથી ધરપકડ છે

ગઇકાલે પોલીસે જોય થોમસને અધિક મુખ્ય મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની અદાલતમાં રજૂ કર્યો હતો ઉલ્લેખનીય છે કે ગયા ગુરૂવારે પોલીસે એચ

ના નિયામકો રાકેશ વાધવાન અને તેના પુત્ર સારંગની આ કેસમાં ધરપકડ કરી હતી

એ પ્રદૂષણ અને આરોગ્ય સામે ઉભા થતાં પડકારોને ધ્યાનમાં રાખીને માત્ર અવાજ કરતાં ખાસ ફટાકડાના ઉત્પાદનની ફોર્મુલા રજૂ કરી છે ગઇકાલે નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આરોગ્યમંત્રી હર્ષવર્ધને સી

દ્વારા તૈયાર કરાયેલા ખાસ ફટાકડાઓ રજૂ કર્યા હતા તેમણે કહ્યું કે આ ફટાકડાઓ ગ્રાહકોને ટ્રંક સમથમાં મળશે

ત્રિપુરા સરકારે ગયા જૂન મહિનામાં જાલેફા ખાતે કૃષિ આધારીત ખાસ આર્થિક વિસ્તાર સ્થાપવાની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં રજુ કરી હતી

યેલા આતંકવાદી હુમલામાં રવિ ખન્ના શહીદ થયા હતાજમ્મુ અને કાશ્મીર મુક્તિ મોરચાના સ્થાપક યાસીન મલિક આ આતંકવાદી હુમલાના ષડયંત્રકાર માનવામાં યાસીન સામે આ હુમલા અંગે શ્રીનગરની ટાડા અદાલતમાં કેસ પડતર છે આવે છે ઉલ્લેખનીય છે કેઆતંકવાદી અને અલગતાવાદી સંસ્થાઓને આર્થિક સહાય અંગેની કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા દ્વારા યાસીન મલિકની ધરપકડ કરવામાં આવી છે અને તેને અત્યારે તિહાડ જેલમાં રાખવામાં આવ્યો છે

માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે આજે દિલ્હીમાં આ માહિતી આપી હતી

આ મહોત્સવમાં પ્રજ્ઞાયક્ષુઓ માટે શ્રાવ્ય વર્ણનવાળી ફિલ્મો રજુ કરાશે

શ્રી કોવિંદે કહ્યું છે કે દુર્ગાપૂજા અસુરીતત્વો ઉપર દૈવીતત્વના વિજયનું પ્રતિક છે એવી પણ માન્યતા છે કે અંતે ન્યાય અને સત્યનો વિજય થાય છે શ્રી કોવિંદે કહ્યું છે કે આ આસ્થા લોકોને સત્ય પ્રામાણીકતા અને ન્યાયનો માર્ગ પસંદ કરવા પ્રેરે છે

પક્ષના ઉમેદવાર તીરોગ અબોહની હત્યા કરવામાં આવતાં આ બેઠકની પેટાચૂંટણી યોજવાની ફરજ પડી છે